બન્ને અગ્રણીઓએ વ્યક્તિગત ઉપરાંત પ્રતિનિધિસ્તરની વાતયીત કરી હતી

ભારતે ભુતાનમાં બનાવેલું આ ચોથું એકમ છે બને આગેવાનોએ ઇસરો વ્રારા વિકસાવાયેલા દક્ષિણ એશિયા ઉપગ્રહ અર્થ સ્ટેશનનું ઉદધાટન કર્યું હતું આ ઉપરાંત રૂપે કાર્ડના પ્રથમ તબક્કાનો આરંભ કરાવ્યો હતો

જયદિપ વૈષ્ણવ રાષ્ટ્રપતિ વર્ધા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું છે કે ફલેગશીપ કાર્યક્રમ આયુષમાન ભારત અને અન્ય આરોગ્ય કાર્યક્રમો દ્વારા નાગરિકોની આરોગ્ય સમસ્યાઓ ઉકેલવા ભારત સરકાર કટિબધ્ધ છે મહારાષ્ટ્રના વર્ધા ખાતેના સેવાગ્રામમાં મહાત્મા ગાંધી તબીબી વિજ્ઞાન સંસ્થાના સુવર્ણ જયંતી કાર્યક્રમમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું તેમણે મહાત્મા ગાંધીના જીવન અને સિધાંતોમાંથી શ્રમનું ગૌરવ અને માનવ સેવા સહિતના વિવિધ ગુણો આત્મસાત કરવા યુવાનોને અનુરોધ કર્યો હતો અગાઉ રાષ્ટ્રપતિએ સેવાગ્રામ ખાતેના મહાત્મા ગાંધી આશ્રમની મુલાકાત લઇને બાપુ કુટિર ખાતે અંજલિ આપી હતી

આ બેઠકમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંદિગ્ધ ઇસમોની ગતિવિધીઓ પર નજર રાખવા જણાવાયું હતું અગત્યના ઇનપુટ બાબતે તમામ સુરક્ષા એજન્સીઓ એકબીજાના સંકલનમાં રહી માહીતીની આપ લે કરે તેવી તાકીદ કરાઇ હતી સરહદી ગામોના લોકોનો સરહદ સુરક્ષા માટે કઇ રીતે સહકાર મેળવી શકાય તે બાબતે યર્યા કરાઇ હતી

હવામાન વિભાગે આગામી એક અઠવાડિયા સુધી કેટલાક સ્થળે છુટાછવાયા છાંટા કે હળવા ઝાપટાંને બાદ કરતા મોટા વરસાદી રાઉન્ડની શકયતાને નકારી છે

પરિસંવાદમાં ગુજરાતના જાણીતા હાસ્ય સાહિત્ય લેખકોના સર્જન પર તજજ્ઞો દ્વારા વક્તવ્ય આપવામાં આવશે જયદિપ વૈષ્ણવ પશ્ચિમાલય કાર્યક્રમ લખપત તાલુકાના વર્માનગર ખાતે યોજાયેલા યાત્રા પશ્ચિમાલય કાર્યક્રમમાં પાંચ રાજ્યના કલાકારોએ પ્રાદેશિક કલાના કામણ પાથર્યા હતા રાજ્યના રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ વેસ્ટ ઝોન કલ્યર ઉદયપુર તેમજ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના રાસ ગરબા ગોવાનું દેખણી નૃત્ય મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય રાજસ્થાનનું ભયંગ નૃત્ય અને હરિયાણાનું ધુમ્મર નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ઉલ્લેખનીય છે કે કચ્છના વિવિધ તાલુકાઓમાં તબક્કાવાર આ કાર્યક્રમ યોજાશે જયદિપ વૈષ્ણવ રેલ્વે સુવિધા કચ્છના પ્રવેશદ્વાર એવા સામખિયાળી અને ભયાઉ રેલવે સ્ટેશને પ્રવાસીઓની સુવિધા અને સુગમતા હેતુ લિફટ લગાવવા સહિતની કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે તાજેતરમાં યોજાયેલી કચ્છ પ્રવાસી સંઘ અને રેલવેના ઉચ્યાધિકારીઓની બેઠકમાં હાથ ધરાનારા સુચીત પ્રોજેકટને આખરી ઓપ અપાયો હતો જયદિપ વૈષ્ણવ